મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની અધ્યક્ષતામાં પાંચ ન્યાયાધીશોની બંધારજીય પીઠે વ્યવસ્થા આપી હતી કે આધાર યોજનાનો ઉદ્દેશ્ય સમાજના પછાત અને અતિપછાત વર્ગો સુધી લાભ પહોંચાડવાનો છે

અને ઓળખ પૂરી પાડે છે અદાલતે જજ્ઞાવ્યું છે કે બેંક ખાતા માટે આધાર કાર્ડ લીંક કરવું ફરજીયાત નથી તેમજ માેબાઇલ સેવા આપનાર પણ ગ્રાહકને આધાર કાર્ડ માટે કહી ન શકે જો કે પાનકાર્ડ અને આવકવેરાના રીટર્ન ઉપરાંત સરકારી યોજનાના સબસીડીના લાભ માટે આધારકાર્ડ જરૂરી રહેશે ન્યાયાલયે એ પણ જજ્ઞાવ્યું કે શાળાઓમાં પ્રવેશ માટે આધાર જરૂરી નથી

આ નીતીનો ઉદ્દેશ્ય દેશના તમામ નાગરિકોને તમામ સ્થળોએ પચાસ એમ બી પી

ની બ્રોડબેન્ડ સેવા પૂરી પાડવાનો છે

બી પી એસ

બી પી એસ ની ડીજીટલ સંપર્ક સુવિધા પ્રાપ્ત થશે

જેમાં અત્યાર સુધી આ સેવા ઉપલબ્ધ નથી

તેમજ્ઞે કહ્યું કે આ પગલાઓ ખાંડની નિકાસમાં મદદરૂપ થશે જેનાથી શેરડી ઉદ્યોગમાં પૈસાની પ્રવાહીતા વધશે અને તેઓ ખેડૂતોને શેરડીની બાકી કિંમતો ચૂકવી શકશે

ભારતના પશ્ચિમ નૌસેના કમાન્ડ દ્વારા ગોલ્ડન જ્યુબિલી વર્ષની ઉજવણી ઉજવાઇ રહી છે જે અંતર્ગત આજે પ્રથમ ચરણમાં નૌસેનનાની સઢવાળી નૌકા બુલબુલને પોરબંદરથી મુંબઇ સુધીના પ્રવાસ માટે રવાના કરાઇ હતી

એક ટ્વીટ સંદેશામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને નરેન્દ્ર મોદી એપ અને માય

ઉપરાંત નાગરિકી ટોલ ફી નં

એમ એસ મોકલી પોતાના વિચારો વ્યક્ત કરી શકશે

આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય સમુદાય અને પ્રવાસન કેન્દ્ર વચ્ચે એક સેતુ બનાવવાનો છે